બી આઈ સાથે વિચારણા શરૂ કરી છે

ડીજીપી શિવાનંદ ઝા સેવા નિવૃત થતાં વિદાયમાન અપાયું રાજ્ય સરકારે કોવીડના લીધે અમલમાં મૂકાયેલા અને આજથી અમલમાં આવનાર છુટછાટના ત્રીજા તબક્કાની માર્ગદર્શિકા જાહેર કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ચર્ચાના અંતે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી નવા માર્ગદર્શક નિયમો મુજબ આજથી રાજ્યમાં રાત્રી કર્ફ્યુ ઉઠાવી લેવાયો છે

રાજ્માં આગામી પાંચમી ઓગસ્ટથી જીમ તથા યોગ કેન્દ્રો શરૂ કરી શકાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોવીડના નિયંત્રણોમાં છૂટછાટ આપવા જાહેર કરે લા અનલોક ત્રણના માર્ગદર્શક નિયમોનો રાજ્ય સરકાર અમલ કરશે

ઓનલાઈન શિક્ષણ દરમ્યાન ફી ન વસુલવાના રાજ્ય સરકારના પરિપત્રને પડકારતી સ્વનિર્ભર શાળાઓની અરજી ઉપર ગઇકાલે વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અદાલતે આ મામલે રાજ્ય સરકારને શાળાઓના સંચાલકો સાથે વાટાઘાટો ચાલુ રાખીને તેનો ઉકેલ લાવવા જણાવ્યું છે

બી

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે તાકીદની ધિરાણ સુવિધા હેઠળ આવરી લેવાયેલા એમ

ને બેન્કો વિચારણા આપવાનો ઇન્કાર કરી શકે નહીં

ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિંલ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે

જ્યારે છેલ્લા વર્ષ સિવાયના તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે માર્કસ આપીને પ્રમોટ કરાશે

અરવલ્લી જીલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે આયુર્વેદિક દવાનું યલણ વધતાં આયુર્વેદિક રોપાની માંગ વધી છે વન વિભાગ દ્વારા ગત વર્ષે ત્રણ લાખ ઔષધિઓના રોપા તૈયાર કર્યા હતા જે મોટા ભાગે વિતરણ થઈ યુક્વ્યં છે

ગાંધીનગર પોલીસ ભવન ખાતે નવનિયુક્ત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે પૂર્વ ડીજીપી શિવાનંદ ઝાએ ડીજીપી બેટન આર્શિષ ભાટિયાને આપીને સ્વાગત કર્યું હતું

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યુ હતું કે યુ પી એસ સી દ્વારા પસંદ થયેલી પેનલ માં શ્રી ભાટિયા નો સમાવેશ થાય છે

પી એસ અધિકારી શ્રી ભાટિયા અમદાવાદના પોલિસ કમિશ્નર તરીકે કાર્યરત હતા રાજ્ય સરકારે અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ કીડની હોસ્પિટલ અને કીડની યુનિવર્સિટીના તબીબો સહિત તમામ કર્મચારીઓને સાતમા પગારપંયનો લાભ આપવાની જાહેરાત કરી છે

તેમજ આજ પહેલી ઓગસ્ટથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર અપાશે શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે કોવિડની અસાધારણ સ્થિતિમાં તબીબો પેરામેડિકલ સ્ટાફને શક્ય તમામ સહાય આપવાની નીતી મુજબ સંબંધિત સંસ્થાઓના નિયામકોએ કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે

આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ લાભાર્થીઓને ચેક અર્પણ કરતાં નાગરિકોને આર્થિક રીતે પગભર થવાની કામગીરીમાં મદદ કરનાર વરાછા સહકારી બેન્કની કામગીરી બિરદાવી હતી

શ્રી કાનાણીએ રાજ્ય સરકારની આત્મનિર્ભર સહાય યોજનાની જાણકારી આપી હતી

કોવિડના સંક્રમણને રોકવા સરકારે અનલોક એક વખતે જાહેર કરેલા નિયમો મુજબ લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની સુચના ધાર્મિક આગેવાનો અને અન્યને આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે હવામાન કચેરીના નિયામક જયંત સરકારે જણાવ્યુ છે કે ગુજરાત ઉપર ભારે પાણી વરસાવે તેવી ચોમાસુ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આકાર લઈ રહી હોવાથી પાંચમી છઠ્ઠી અને સાતમી ઓગસ્ટના રોજ સારો સારો વરસાદ પાડવાની વકી છે દરમિયાન છોટા ઉદેપુરમાં બરોજ અને ઓડ ગામે થી પસાર થતી એની નદીમાં પાણીની ભારે આવક થતાં લોકો નદી કાંઠે એકઠા થયા હતા છોટા ઉદ્દેપુરના ક્વાંટ તાલુકામાં રાત્રી દરમિયાન વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી જેતપુર પાવીમાં પણ વરસાદ વરસ્યો હતો અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખિલ ભારત ટેકનિકલ શિક્ષણ પરિષદના સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનને આજે બપોરે સંબોધન કરશે

આપણા જીવનમાં જોવા મળતી સમસ્યાઓ ઉકેલવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની રાષ્ટ્રીય સ્તરની પહેલ હાથ ધરાઈ છે ઓનલાઈન માધ્યમથી સમગ્ર દેશના સ્પર્ધકોને જોડતા ગ્રાન્ડ ફિનાલેમાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

છોટાઉદેપુર જિલ્લામાં આજ થી સાત ઓગસ્ટ દરમ્યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અનોખી રીતે કરવાની તૈયારી હાથ ધરાઇ છે સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર દ્વારા નક્કી કરાયું છે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમ્યાન જેમને બાળ જન્મ થવાની વકી છે તેવી સગર્ભા બહેનોને બાળકની તંદુરસ્તી માટે ફળનો છોડ આપવામાં આવશે